વિધાનસભા ગ્રહમાં અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યનું અંદાજપત્ર કેન્દ્ર સરકારની વિકાસ પ્રક્રિયાને બળ આપવાની સાથે ગુજરાતના વિકાસનો દસ્તાવેજ છે નલ સે જલ હોય કે આંતરમાળખાકીય સુવિધાની વાત હોય આ અંદાજપત્ર વિકાસના તમામ ક્ષેત્રોમાં વિકાસની નવી દિશા ચિંધનારું રહેશે

નર્મદાની નહેરો પર સોલરનો પ્રયોગ કરીને પાણીનું બાષ્પીભવન પણ અટકાવ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિશોરી અને મહિલાઓમાં કુપોષણની સમસ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને કુપોષણના કલંકને દુર કરવા સહિયારી ઝુંબેશ હાથ ધરવા જણાવ્યું છે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના સભ્યો દ્વારા ઉભા કરાયેલા કુપોષણના મુદ્દા ઉપર પોતાનો સુર પુરાવતાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગૃહના સભ્યો કુપોષણ અંગે ચિંતા દર્શાવે છે તે ખુબ સારી વાત છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર કુપોષણના કલંકને મિટાવવા માટે કટિબદ્ધ છે અને તે માટે સૌને સાથે રાખીને સહિયારા પ્રયાસ કરવામાં આવશે મુખ્યમંત્રીએ કુપોષણના દુષણને દુર કરવા માટે સૂચનો કરવા બદલ ગૃહના સભ્યોનો આભાર માન્યો હતો ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર હેઠળ ગઇકાલે બે બેઠક મળી હતી જે પૈકી પ્રથમ બેઠકમાં અંદાજ પત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ થયો હતો બેઠકના પ્રારંભે અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા ઉપર સો પ્રથમ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો જેમાં વિપક્ષના નેતાએ સરકારના બજેટની ફાળવણી અંગે જણાવ્યું હતું કે ખેડૂતોને પાક વીમો ફરજીયાત લેવડાવવામાં આવે તેની સામે અમારો વિરોધ છે શ્રી ધાનાણીએ ઉમેર્યું હતું કે પાક વીમો ખેડૂતો માટે મરજીયાત હોવો જોઇએ

આ પ્રશ્નોત્તરી દરમિયાન પ્રાથમિક માધ્યમિક પ્રોઢ શિક્ષણ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કાયદો અને ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદિય બાબતો મીઠા ઉદ્યોગ ગોસંવર્ધન નાગરિક ઉડ્ડયન આદિજાતિ વિકાસ વન મહિલા અને બાલ કલ્યાણ પંચાયત અને પર્યાવરણ વિભાગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી

આ માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂ

આ ઉપરાંત હવે વિધવા સહાય માટે અરજી કરવા માટેની સમયમર્યાદા હતી તે દૂર કરવામાં આવી છે એટલે હવે જ્યારે પણ વિધવા બહેન સહાય માટે અરજી કરશે ત્યારથી તેમને વિધવા સહાય આપવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પક્રિયાને વેગ મળે તે હેતુથી બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે

ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર આઠની બેઠક પર અપક્ષ ઉમેદવાર બીનહરીફ ચૂંટાયા હતા ગઇકાલે પાંચ નગરપાલિકાઓની નવ બેઠકો માટેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપને છ અને કોંગ્રેસને ત્રણ બેઠક મળી હતી અગાઉ બગસરા બોરસદ તાલાલા ઉના અને પોરબંદર નગરપાલિકાઓની મળીને કુલ પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા

ભાજપ પ્રદેશ જીતુભાઇ વાઘાણીએ પણ વિજેતા ઉમેદવારોને ટ્વીટ વડે શુભેચ્છા પાઠવી છે તથા જનતાનો પણ આભાર માન્યો છે

મુખ્ય સ્પર્ધા ભાજપ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે રહેશે તેમ લાગે છે ગુજરાત ટેકનોલોજીકલ યૂનિવર્સિટીએ આ વર્ષથી ઓનલાઇન એફિલિએશન પોર્ટલને વધારે ઉપયોગી બનાવી કાગળનો બગાડ અટકાવી પરોક્ષ રીતે પર્યાવરણની જાળવણીમાં અગ્રેસર કદમ ઉઠાવ્યું છે કોલેજો સાથેની વિવિધ પ્રક્રિયામાં કાગળનો માત્ર જરૂરિયાત પુરતો ઉપયોગ કરીને આર્થિક બચાવ કરીને પર્યાવરણનું પણ જતન કરવાનો જીટીયુનો સંકલ્પ છે જીટીયુના કુલપતિ ડો નવીનભાઇ શેઠે જણાવ્યું છે કે ટેકનોલોજી યુનિવર્સિટીનું કામ જ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે પર્યાવરણની સુરક્ષા કરવાનું છે

સી ટી

અને યુજીસી વિવિધ અભ્યાસક્રમમાં એનવાર્યમેન્ટ અવરનેસ સામેલ કરે છે ત્યારે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને જ નહીં પણ સમગ્ર સમાજને વિવિધ રીતે પર્યાવરણ બચાવોની ઝુંબેશમાં જોડીને માર્ગદર્શન પુરૂ પાડે છે કુલસચિવ ડો

ખેરેએ કહ્યું છે કે કાગળનો બચાવ એક રીતે વ્રક્ષોનો જ બચાવ છે વહીવટમાં જેમ બને તેમ ઇલેક્ટ્રોનિક પત્રવ્યવહારનો ઉપયોગ કરવો જોઇએ જેથી જરૂર હોય તો જ પ્રિન્ટ લઇને કાગળ બચાવી શકાય આઇસીસી ક્રિકેટ વિશ્વકપની ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ મેચ જે ગઈકાલે વરસાદના કારણે અધુરી રહી હતી તે આજે ફરી માનચેસ્ટરમાં ઓલ ટેફર્ડ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે ત્રણ વાગે રમાશે

ગઈકાલે અગાઉ ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી